આ પ્રસંગે શ્રી મોદીએ કહયું કે કિશાન રેલ સેવા ખેડૂતોની આવક વધારવા માટેની પહેલ કરી છે તેનાથો કૃષિ સંબધિત અર્થવ્યવસ્થામાં મોટું પરિવર્તન આવશે કિશાન રેલ ખેડૃતોના કલ્યાણ માટે સરકારની પ્રતિબધ્ધતા દર્શાવે છે અને આ સેવા ખેડૂતો કેટલી ઝડપથી નવી તકો અપનાવવા તેયાર છે તેની સાબિતી પણ આપે છે શ્રી મોદીએ કહયું કે ભારતીય કૃષિ સંસ્કૃતિકમાં નવી ટેકનોલોજીનો સમન્વય કરાઈ રહયો છે કિશાન રેલ અને કિસાન ઉડાન જેવી સેવાઓ દવારા ખેડૂતો પોતાના ઉત્પાદનો અન્ય રાજયોમાં વેચી શકાશે ફળો અને શાકભાજી બગડે નહીં તે માટે ઝડપથી બજાર સુધી પહોંચાડવાનો કિસાન ટનનો ઉદેશ છે

પ્રથમ તબકકામાં ગુજરાત આંધ્રપ્રદેશ પંજાબ અને આસામમાં બ દેવસીય ડાયરનનો પ્રારંભ કરાવ્યો છે આ ડ્રાયરનનો હેત્ કોવિડ રસીકરણ પ્રક્રિયા માટે બનાવાયેલા માળખાની તૈયારી જોવાનો છે જેનાથી વાસ્તવિક રસીકરણ પહેલા સમગ્ર પ્રક્રિયામાં રહેલા ખામીઓની ઓળખ કરી તેને દૂર કરી શકાય છે આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડોકટર જયંતિ રવિએ જણાવ્યું કે રાજયના રસીકરણની તેયારી ઓ પૂરજોશમાં ચાલી રહી છ રસીકરણ માટે તજજ્ઞો તબીબોની પસદગો કરવામાં આવી છે ટાસ્ક ફોર્સની રચના કરાઈ છે

પણ શૈક્ષણિક કાર્ય ઓનલાઈન ચાલુ છે તે જ રીતે સહ શૈક્ષણિક પ્રવતિઓ પણ ઓનલાઈન ચાલુ છે

પોતે કરેલ સાયન્સ ઈનોવેશન અંગે આકાશવાણી સાથે ખાસ વાતચીતમાં નમને આ મૂજબ જણાવ્યું હતું

વિરલ રાણા હવામાન ઠંડી ઉતર ભારતમાં પડી રહેલી હિમવર્ષાને પગલે રાજયમાં કડકડતી ઠંડી અનુભવાઈ રહી છ

ગાત્રો ગાળતી ઠંડોના પગલે જનજીવનને અસર પહોંચી છે